ગુરૂવા રે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી વિડીયો કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રસીકરણ મહોત્સવનું આયોજન કરવા અપીલ કરી હતી જેથી આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં લોકોને રસી આપી શકાય

આ કેમ્પનો લાભ લેનારે પોતાના આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહેવા જણાવાયું છે

ચંપકભાઈ સી

તેમના નિધનના સમાચારથી રાજકીય વર્ત્રળમાં શોક છવાયો હતો

પણ તેમણે ગભરાયાવિના ભારે બહાદ્વરી થી હુમલાને સામનો કર્યો હતો જેની યાદમાં શક્રવારે સરદાર પોસ્ટ ખાતે શોર્ય દિવસ ઉજવાયો હતો અને સોઆરપીએફના જવાનોએ સરદાર પોસ્ટની ભૃમીનીમાટીન કળશમાં એકત્ર કરો હવે દિલ્હી સ્થિત સીઆરપીએફ એકેડમીમાં શોર્ય કળશરૂપે મુકવામાં આવશે